રાજયમાં ગઈકાલથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જેના કારણે ગઈકાલે વિવિધ સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાથી નવ લોકોના મોત નિપજયા છે જયારે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયના વિવિધ શહેરોમાં પચ્ચીસ થી સાડત્રીસ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનોની સાથે ધુળની ડમરી ઉડી હતી ત્યારબાદ ઘણા શહેરોમાં વરસાદી ઝાંપટા થયા હતા જયારે કેટલાક સ્થળોએ બરફના કરા પડયા હતા વરસાદને કારણે રાજકોટમાં બે કડી વેજલપુર અને બનાસકાંઠામાં બે બે અને ધ્રાંગધ્રામાં એક એમ કુલ નવ વ્યકિતઓના મોત નિપજયા હતા કમોસમી વરસાદને પગલે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં રહેલો પાક પલળી જવા પામ્યો હતો જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થયાના અહેવાલ છે રાજકોટના બેડી યાર્ડમાં ઘઉ અને ચણાનો જથ્થો પલળી ગયો હતો દરમ્યાન હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકસ દરમ્યાન ઉત્તર ગુજરાત અમદાવાદ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેરસભાને સંબોધશે જ્યારે આવતીકાલે અમરેલીમાં જાહેરસભાને સંબોધશે કેન્દ્રીય મંત્રી સ્મ્રતિ ઇરાની આજે સવારે પાટણમાં જનસભા સંબોધશે બપોરે જૂનાગઢ અને સાંજે પોરબંદર અને રાજકોટ લોકસભા બેઠક પર જનસભાને સંબોધન કરશે શ્રીજીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી અન્વયે સમગ્ર ગુજરાતમાં ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે

તેવો અમને વિશ્વાસ છે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પ્રચાર વેગીલો બન્યો છે કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ જૂદી જૂદી લોકસભાની બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે વલસાડ દાહોદ આણંદમાં ચૂંટણી પ્રચાર કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી સાબરકાંઠા ખાતે ચૂંટણી પ્રચારમાં જોડાશે કેન્દ્રીયમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા અમરેલીમાં પ્રચાર કરશે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા બનાસકાંઠા જામનગરમાં પ્રચાર કરશે બારડોલી લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિંધુએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા બારડોલી લોકસભા બેઠક માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું આ સભામાં નવજોત સિંધુએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે યુવાનો અને મધ્યમવર્ગ માટે સરકાર નિષ્ફળ નિવડી છે આ પ્રસંગે બારડોલી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ સંબોધન કર્યું હતું ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના અગ્રણી નેતાઓ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ગુજરાત ભાજપના આગેવાનો તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે સૌરાષ્ટ્ર પંથકમાં ઊના અને સુત્રાપાડામાં ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ફરીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી મોદીનું શાસન ઉત્તમ રહ્યું હોવાનો દાવો કરતા શ્રી રૂપાણીએ સભામાં કહ્યું હતું કે ગરીબ મધ્યમવર્ગ તથા નાના વેપારીઓ સહિત તમામને ખુબ ફાયદો થયો છે વડોદરા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અહેમદ પટેલે જણાવ્યું છે કે ત્રાસવાદ સામે લડત આપવાનું કામ આઝાદી પછી માત્ર કોંગ્રેસ દ્વારા થયું છે કારણ કે અમારા પક્ષના નેતા ખુદ ત્રાસવાદી ઘટનાનો ભોગ બનેલા છે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ માતબર રહેવાનો દાવો કરતા અહેમદ પટેલે ઉમેર્યું હતું કે મોંઘવારી બેકારી અને ખેડૂતની પાયમાલી જેવા મુદ્દે ભાજપને મતદારો જાકારો આપવાના છે તે નક્કી છે રાજ્યમાં મતદાનના દિવસે ચ્રંટણી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાયા હતા ભરૂચ જિલ્લાના વાળીયા ખાતે ચૂંટણી ફરજ પરના એસ આર પી એફ ના અધિકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું છે

આર

ના અધિકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું ડાંગ જિલ્લામાં પણ ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ વડે મતદાન યોજાયું હતું આ ઉપરાંત અલગ અલગ શહેરોમાં પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું હતું

અખિલ હિન્દ્ર મહિલા પરિષદ અમદાવાદ શાખા તથા ઓલ ઇન્ડિયા વિમેન સેલના સહયોગથી અમદાવાદના દાણીલીમડામાં આવેલી શમા નર્સિંગ કોલેજમાં વર્કશોપ યોજાયો હતો અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમૂખ શ્રીમતી મોનાબહેને કહ્યું હતું કે સોશિયલ મીડિયાની ચુંગાલમાંથી નાના બાળકો અને મહિલાઓ પણ આજે ભોગ બની છે તેથી મહિલાઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ ઓલ ઇન્ડિયા વિમેન સેલના શિવાનીબેન મહેતાએ કહ્યું હતું કે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે તે સમાજ માટે જોખમરૂપ છે સોશિયલ મીડિયા અંગેની જાગ્રતિ તેનો જીવનમાં હકારાત્મક ઉપયોગ કરવા માટેના વર્કશોપમાં જુદી જુદી રમતો રમાડી પીપીટી દ્વારા જાગૃતિ સંદેશા આપવામાં આવ્યા હતા આજે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની રાજ્યભરમાં આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિત્તે વિવિધ જૈન સંધો દ્વારા જિનાલયોમાં આંગી અનુષ્ઠાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં જીનો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રામાં ગજરાજ શરણાઈ મંડળીઓ પાલકી ઘોડાગાડી સહિત સુવર્ણ શાહી વડે લવાયેલા કલ્પસૂત્રની ડોલી વગેરે જોડાશે મહાવીર જયંતિના પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ ઓ

કોહલીએ નાગરિકોને હાર્દિક શ્રૂભકામનાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે ભગવાન મહાવીરે સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ ક્ષમા અને પ્રેમના સિદ્ધાંતો પર ચાલવાનો સમગ્ર માનવજાતિને ઉપદેશ આપ્યો છે તેમણે ભગવાન મહાવીરના આ મહાન ઉપદેશને આત્મસાત કરી સામાજીક જીવનને ઉન્નત બનાવીએ તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું

બલેશ્વર ગામે ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લેકેટ શુઝ બનાવીને ઓનલાઈન એપ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું હતું